રાજ્ય સરકારની એક થાદી અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયુ છે જેના કારણે રાજ્યમાં નિસર્ગ વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે

નેવી ઇન્ટેલિજન્સે કચ્છ ના ક્રિક વિસ્તાર માંથી મોટી માત્રા માં બિનવારસુ હાલત માં ચરસ ઝડપી પાડ્યુ છે

આ ઉપરાંત વરસાદ અને કુદરતી આફત સાથે કામ પાડતાં ખાતા માં પણ નિયંત્રણ કક્ષ હવે શરૂ થશે આપત્તિ વ્યવસ્થાપન મામલતદાર સી આર પ્રજાપતિ એ જણાવ્યું છે કે તમામ કંટ્રોલ રૂમ ના ટેલિફોન નંબર ગ્રામ પંચાયતો ને ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે તેમને ઉમેર્યું છે કે અરબી સમુદ્ર માં ઉદ્વભવેલો હળવા દબાણ નો પટ્ટો ડીપ ડીપ્રેશન માં બદલાઈ ચૂ ક્યો છે જેના પ્રવાસ માર્ગ માં ફજુ સુધી કચ્છ હોવાની ચેતવણી નથી અપાઈ છતાં દરિયા કાંઠા ઉપર ચોકસાઈ વધારી દેવા માં આવી છે